બધા રાજ્યોની રાજધાની અને જિલ્લાના મુખ્ય મથકોમાં અસ્થિર કળશ લઇ જવામાં આવશે તેમણે જણાવ્યું કે પ્રાર્થના સભાઓનું બધા રાજ્યોની રાજધાનીમાં તેમજ જિલ્લાના મુખ્ય મથકો અને પંચાયતોમાં આયોજન કરાશે

અશરફ નથવાણી રાજ્ય સરકાર મગફળી તપાસ રાજ્ય સરકારે મગફળી ગોડાઉનમાં લાગેલી આગના બનાવના કારણો અને જવાબદારોને શોધી કાઢવા કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ હાઇકોર્ટ ના નિવૃત જજનું એક ન્યાયિક તપાસ પંચ રચવાનો નિર્ણય કર્યો છે હાઇકોર્ટના નિવૂત જજ શ્રી એચ

ડી ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ને પણ આ તપાસમાં જોડી હતી આ તપાસ પ્રક્રિયા ચાલુ છે અને રાજય સરકાર કોઇપજ્ઞ દોષિતને છોડવાની નથી

આ અંગે આવા ક્રત્યો કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા સરકાર કટિબધ્ધ છે

અધ્યક્ષીય સંબોધન કરતાં કલેકટર શ્રીમતિ રેમ્યા મોહને સંચારી રોગોને નિયંત્રણમાં રાખવા જનજાગૃતિની કામગીરી વ્યવસ્થિત થાય તેના પર ભાર મૂકયો હતો તેમણે પાણીનું કલોરીનેશન પાઇપ લાઇન તથા ગટર લાઇન અરસપરસ ન જોડાય જાય તે બબતે સતર્કતા કેળવવા ટાંકાઓની નિયમિત સફાઇ નગરપાલિકાઓ દ્વારા પીવાના પાણીના શુષ્વિકરણ માટે ફિલ્ટર પ્લાનન્ટન અખાદ્ય પદાર્થોના નાશની સત્વરે કામગીરી બાબતે સેનીટેશન તથા ફૂડ એન્ડ ડ્રગ સાથેનો તાલમેલ રાખવા સહિતના મુદ્દે સંબંધિતોને સુચના આપી હતી

પંકજ પાંડે તથા તબીબોએ પણ ઉપયોગી સુચનો કર્યા હતા

તેઓ મહાબંદરગાહનું નિરીક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજીને વહીવટી કામોની સમીક્ષા કરશે

નવા શિપિંગ સચિવ પહેલી વખત ગાંધીધામ આવતા હોવાથી બંદર ગાહ તંત્રને વધુ સમય ફાળવાયો હોવાનું કહેવાય છે

ત્રણ સભ્યોની નિમણૂક થયા બાદ હવે કમિટીના ચોથા બાકી રહેતા સરકાર વતી નિમવાના સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો હિમાંશુ પંડયાનું નામ મૂકવામાં આવ્યું છે

ચંદ્રસિંહ જાડેજાની વી સી તરીકેની મુદ્દત આગામી જાન્યુઆરીમાં પૂર્ણ થાય છે હવે તબક્કાવાર કમિટીની અલગ અલગ સ્થાનોએ બેઠક યોજાશે